ભારતીય જનતા પક્ષના ત્રણ ઉમેદવાર રમીલાબેન બારાનરહરિ અમીન અને અભય ભારદ્વાજનો વિજય થયો હતોજ્યારે કોંગ્રસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો હતો અને ભરતસિંહ સોલંકી પરાજિત થયા હતા

પ્રધાનમંત્રી શ્રી મોદી આજે ગ્રામિણ વિસ્તારોમાં આજીવિકાના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની શરૂઆત બિહારના ખગડિયા જિલ્લાના તેબીદાર ગામથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવશે આ યોજનાનો ઉદ્દેશ્ય પોતાના રાજ્યોમાં પરત ફરેલા શ્રમિકોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે

આ જિલ્લાઓમાં પરત ફરેલા મજૂરોમાંથી બે તૂતિયાંશને રોજગારી મળવાનું અનુમાન છે આ અભિયાનના માધ્યમથી પચાસ હજાર કરોડ રૂપિયાના સાર્વજનિક કાર્યો કરવામાં આવશે

આની સાથે ગ્રામિણ વિસ્તારોમાં આંતરમાળખાંકિય સુવિધાઓમાં વિકાસ કરવામાં આવશે

ગઈકાલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બી

એફ

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી સાત દર્દીના મોત નોંધાયાં છે

આશુતોષ અંતાણી ભુજમાં રથયાત્રા છેલ્લા છ વર્ષથી જિલ્લામથક ભુજસ્થિત સ્વામિનારાયણ મંદિર તથા સમસ્ત હિંદુ સમાજ અને સંગઠનો દ્વારા અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી રથયાત્રા ચાલુ વર્ષે કોરોનાની પરિસ્થિતિના કારણે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

આ શિબીરમાં યોગ તેમજ ધ્યાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં યોગ નિષ્ણાતો દ્વારા સેવા આપવામાં આવી રહી છે જિલ્લા મથક ભુજ ખાતેના પ્રમુખસ્વામીનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મુખ્ય કોચ વિજય શેઠના માર્ગદર્શન હેઠળ યોગ પ્રશિક્ષક જયેશ સોની દ્વારા આયુષ મંત્રાલય દ્વારા નિર્દીષ્ઠ યોગ અભ્યાસ મુજબ સરકારના કોરોના માર્ગદર્શનના નિયમો મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવે છે

પવનની ગતિ પણ સામાન્ય કરતાં થોડી વધુ રહેતા વાતાવરણમાં ઘૂંધૂળું બન્યું હતું